નાણા મંત્રીનિર્મળા સીતારમણે કહ્યું છે કે ઇલેક્ટ્રોનિક રાષ્ટ્રીય કૃષિ બજારનો ઉપયોગ કરીને ખેડૂત તેના ઉત્પાદનના વેયાણ માટે સારી કિંમત મેળવી શકે છે રાજસ્થાનમાં રાજકીય કટોકટી ઘેરી બની સચિન પાયલોટ વિશવેન્દ્ર સિંઘ અને રમેશ મીનાને રાજ્યમંત્રી મંડળમાંથી પડતા મુકાયા અને ગોવિંદસિંહ દોતાસરાની કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી માનવ સંપત્તિ વિકાસ મંત્રાલયે કોવિડ રોગયાળા વચ્ચે શાળાઓ ચલાવવા માટે ઑનલાઇન વર્ગો અંગેની માર્ગદર્શિકા જાહેર કરી છે ભારત અને ચીન વચ્ચે કમાન્ડર કક્ષાની વાટાઘાટો આજે પૂર્વી લદ્દાખની યૂશુલ બોર્ડર પોસ્ટથી શરૂ થઈ છે

એક અંગ્રેજી દૈનિકમાં એક લેખમાં તેમણે કહ્યું કે આર્થિક સુધારા એ ભારતમાં સતત યાલી રહેલી બાબત છે

નાણાંમંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે બજારમાં પ્રવેશ કરવો એ ખેડૂતોની આવક માટે નિર્ણાયક છે હવેથી માત્ર લાઇસન્સ ધરાવનારને જ વેચાણ કરવાની બાબત નહી રહે શ્રી સીતા રમણે કહ્યું કે ઇલેક્ટ્રોનિક રાષ્ટ્રીય કૃષિ બજારનો ઉપયોગ કરીને ખેડૂત તેના ઉત્પાદનના વેચાણ માટે સ્થળ અને કિંમત મેળવી શકે છે તેમણે જણાવ્યું કે કૃષિને ઉત્તેજન આપવાના તાજેતરનાં પગલાનાં પગલે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમમાં સુધારો થયો છે અને સાથે સાથે જમીન ભાડાપદ્દા અને ખેતીની શરતોમાં ફેરફાર સાથે કૃષિમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે સરકારની અન્ય સિદ્ધિઓ પર પ્રકાશ પાડતાં નાણાંમંત્રીએ લખ્યું કે ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની સ્થાપનાથી એક્ઝિટ પોલિસી શોધી રહેલી કંપનીઓને મોટી રાહત મળે છે તેણે લખ્યું કે લાંબા સમયથી પડતર કાયદાઓ પસાર થઈ રહ્યા છે

નવી મેન્યુફેક્ચરીંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરાયો છે

મંત્રીમંડળમાંથી પડતા મૂકવાની દરખાસ્ત કરી હતી

રાજ ભવનની બહાર મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે ભાજપ છેલ્લા છ મહિનાથી તેમની સરકારને અસ્થિર બનાવવાનો પ્રયાસ કરે છે શ્રી ગેહલોતે કહ્યું કે તેમના કેટલાક સાથીદારોને ભાજપ દ્વારા ગેરમાર્ગે દોરાયા હતા આ અગાઉ સચિન પાયલોટ વિશવેન્દ્ર સિંઘ અને રમેશ મીનાને રાજ્ય મંત્રીમંડળમાંથી હટાવવામાં આવ્યા હતા અને ગોવિંદસિંહ દોતાસરાની કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકના સમાપન પછી આ જાહેરાત કરી હતી શ્રી સુરજેવાલાએ જયપુરમાં પત્રકારોને જણાવ્યુ કે કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો આજે સતત બીજા દિવસે યોજાયેલી કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા વરિષ્ઠ નેતાઓની ચેતવણી છતાં નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ અને સરકારના બે કેબિનેટ મંત્રીઓ કેટલાક અન્ય ધારાસભ્યોએ બેઠકમાં હાજર ન હતા જોકે શ્રી પાયલોટ સમગ્ર રાજકીય માહોલ વિશે મૌન છે પરંતુ તેમનું સમર્થન કરતા ધારાસભ્યોએ કહ્યું કે તેઓ શ્રી ગેહલોતનું નેતૃત્વ સ્વીકારતા નથી બીજી તરફ જયપુરમાં પાર્ટીના મુખ્ય મથક ખાતે ભાજપના વરિષ્ઠ નેતાઓની એક બેઠક પણ યોજાઇ હતી વિપક્ષી નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે રાજ્ય સરકાર બહ્મતી ગુમાવી યૂકી છે તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેબિનેટ વિસ્તરણ પહેલાં રાજસ્થાન વિધાનસભામાં પોતાની બહ્મતિ સાબિત કરવી જોઈએ

કેન્દ્રીયમંત્રી રમેશ પોખરીયલ નિશંકે આજે નવી દિલ્ફીમાં ડિજિટલ શિક્ષણ અંગેની માર્ગદર્શિકાને જાહેર કરી તેમાં વિદ્યાર્થીઓ માટે સ્ક્રીન ટાઇમ પર મર્યાદા રાખવાની ભલામણ કરવામાં આવી છે

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે

તેમણે ઉમેર્યું કે ડિજિટલ શિક્ષણ અંગેની આ માર્ગદર્શિકા શિક્ષણની ગુણવત્તા વધારવા માટે માર્ગદર્શિકા પૂરી પાડે છે પ્રજ્ઞાતા માર્ગદર્શિકામાં ડિજિટલ લર્નિંગના આઠ પગલાઓ શામેલ છે જે ડિજિટલ શિક્ષણના આયોજન અને અમલીકરણને માર્ગદર્શન આપે છે ભારત ચીન ભારત અને ચીન વચ્ચે કમાન્ડર કક્ષાની વાટાઘાટો આજે પૂર્વી લદ્દાખની યૂશુલ બોર્ડર પોસ્ટથી શરૂ થઈ છે ગયા જૂનથી ભારતીય સૈન્ય અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચેની વાતચીતમાં આ ચોથો રાઉન્ડ છે

લશ્કરના સૂત્રોએ જણાવ્યું કે આ વાટાઘાટો મુખ્યત્વે વાસ્તવિક નિયંત્રણ રેખાની બાજુના ઘર્ષણ બિંદુથી ન લશ્કર પાછું ખેચવાના બીજા તબક્કા પર કેન્દ્રિત છે

કોવિંદ ભાજપ ભાજપનું એક પ્રતિનિધિમંડળ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મબ્યું અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકારને બરતરફ કરવાની માંગ કરી પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને પશ્ચિમ બંગાળમાં રાજકીય હત્યાઓ વિશે માહિતગાર કર્યા ઉલ્લેખનીય છે કે ઉત્તર દિનાજપુર જિલ્લાના બિંડાલ ગામે ગઈકાલે હેમતાબાદના ધારાસભ્ય દેવેન્દ્ર નાથ રેનો મૃતદેહ તેના ઘરની નજીક દુકાનની બહાર વરંડાની છત પરથી લટકતો મળી આવ્યો હતો

યાદીમાં જણાવ્યું છે કે કોરોનાવાયરસ શરીરના ઘણા અવયવો યફત કિડની હૃદય અને રુધિરવાહિનીઓને અસર કરે છે અને તેથી જ મોટાભાગની સારવારમાં જટિલતાઓને રોકવા માટે લોહી પાતળા અથવા એન્ટિકોએગ્યુલેન્ટ્સ આપવાની ભલામણ કરવામાં આવે છે આઇસીએમઆરએ કહ્યું કે કોવિડના ગંભીર દર્દીઓમાં સાયટોકાઇનની સમસ્યા છે જે ગંભીર સ્થિતિ તરફ દોરી જાય છે

આ દવાઓએ હજુ સુધી પરીક્ષણોમાં મૃત્યુઆંક ઘટાડો દર્શાવ્યો નથી કોવિડના વાયુજન્ય પ્રસારના અહેવાલો પર આઈસીએમઆરએ કહ્યું કે આ વાયરસના ફેલાવાને નિયંત્રણ માટે સામાજિક અંતર મહત્વપૂર્ણ છે

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછા મૃત્યુદર છે